પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રજોગ સંબોધનમાં રાષ્ટ્રપતિએ કહ્યું કે ભારત લોકશાહી વિવિધતા અને વિકાસના ત્રિકોણમાં સમાયેલું છે અને દરેક પરસ્પર સાથે સમાન રીતે જોડાયેલાં છે રાષ્ટ્રપતિએ સામાન્ય વર્ગમાં આર્થિક રીતે નબળા વર્ગને દસ ટકા અનામત અંગેના બંધારણીય સુધારાને દેશના અને મહાત્મા ગાંધીજીના સ્વપ્રને સાકાર કર્યાનો ગણાવ્યો હતો તેમણે કહ્યું કે ગાંધીજી ઇચ્છતા હતા કે ગરીબનો પણ અવાજ હોવો જોઇએ તમામ સમુદાયમાં કોઇ ઉંચ નહીં ને કોઇ નીચ નહીં એ રીતે સંવાદિતા જળવાય તથા મહિલાઓ પણ પુરૂષો સમોવડી અધિકાર ભોગવે લોકસભાની આગામી ચૂંટણીને અનુલક્ષીને રાષ્ટ્રપતિએ કહ્યું કે ચૂંટણીએ માત્ર રાજકીય પ્રક્રિયા નથી પરંતુ ડહાપણ અને કર્તવ્યની સહિયારી ભૂમિકા છે તેમણે કહ્યું કે ગરીબી નાબૂદી માટેના લક્ષ્યાંકને પહોંચી વળવા ભારત ટૂંક સમયમાં જ સક્ષમ બનશે ઉદ્બોધનની સમાપ્તિમાં રાષ્ટ્રપતિએ કહ્યું કે પ્રજાસત્તાકની દ્રષ્ટિએ લોકશાહી ઉપરાંત બહુલવાદી વ્યવસ્થા એટલે કે સર્વસમાવેશ લક્ષ્ય દ્વારા બંધારણીય લક્ષ્ય હાંસલ કરવાનું ધ્યેય છે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવશે દેશના વિવિધ રાજયની કલા સંસ્કૃતિને પ્રદશિત કરતા ટેબ્લો દર્શાવવામાં આવશે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દેશ વિદેશના અનેક મહાનુભાવો આ શુભ અવસરમાં સહભાગી બનશે દેશના ત્રણે પાંખ દ્વારા વિવિધ ટેબ્લો ઉપરાંત સેનામાં સામેલ થયેલ પ્રક્ષેપણની ઝાંખી દર્શાવવામાં આવશે આ ઉજવણીને ધ્યાનમાં રાખી દિલ્હીમાં સુરક્ષા વ્યવસ્થા કડક બનાવાઈ છે

ગઈકાલે મુખ્યમંત્રી વિજય રૂપાછી પાલનપુર પહોંચ્યા હતા જ્યાં તેઓને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું

શ્રી રૂપાણીએ યુવાનોને સંબોધતા જણાવ્યું હતું કે આજના યુવાનોમાં અનેક શક્તિઓ છે આ તાકાતને સર્જનાત્મક પ્રવૃતિઓમાં વહાવીને પ્રોત્સાહીત કરવામાં આવે તો આપણો દેશ વિશ્વમાં પ્રથમ સ્થાને આવી શકે

શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવશે

એવું કલેકટર રેમ્યા મોહનની યાદીમાં જણાવાયું હતું

તાલુકાના વિકાસ માટે સરકાર દ્વારા અપાયેલા રપ લાખના ચેક તેમજ પ્રમાણપત્રથી એવોર્ડ વિતરણ કરાશે

જેમાં આકાશવાણીના પદાધિકારીઓ કર્મચારીગણ ઉપસ્થિત રહીને ધ્વજવંદન કરશે